કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કેન્દ્ર સરકારની કૃષિ ક્ષેત્રની પહેલોને ઐતિહાસિક ગણાવી છે તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી અને ખેડૂતો વચ્ચેનો સંવાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સામાન્ય સેવા કેન્દ્રો આકાશવાણી દૂરદર્શન અને ડીડી કિસાન પરથી પ્રસારીત થશે

એ માટે આજ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે જિલ્લા પંચાયતમાં બંને પદ પર એક એક ઉમેદવારી પત્ર ભરાયા હોઈ બિનહરીફ વરણી થાય તેવા અમને બિન સતાવાર સમાચાર મળ્યા છે

કચ્છમા દશ તાલુકા પંચાયતો પકી એક માત્ર લખપત સિવાય બધી જ તાલુકા પંચાયતો પર હાલમાં ભાજપનું શાસન છે જયારે લખપત તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્જામાં છે

ત્યારે દવે આ ઓપ ન હાઉસ કાર્યક્રમમાં મહેસુલો પશ્નોને સમાવવા સાથે સીટીઝન સર્ટીફીકટ આપવાને પણ આવરો લવા યું છ જેને પગલે ભારતમાં રહેવા આવેલા નાગરીકોન નાગરીકતાનું પ્રમાણપત્ર રાશનકાર્ડ આધારકાર્ડ સહિતના આધારો મેળવવામાં પડતો હાલાકીનો અંત આવશે અત્રે જણાવીએ કે બિનખેતી સહિત રેવેન્યુને લગતી ફાઈલોની કામગીરીને ઝડપી બનાવવા દર મહિનાના બીજા અને ચોથા શૂક્રવારે ઓપનહાઉસ કાર્યક્રમ યોજવાનું નકકો કરાયું હતું

કોમ સહિત સ્નાતક કક્ષાના અન્ય અભ્યાસક્રમમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહો છે તો બીજી બાજ વિવિધ અભ્યાસક્રમોમાં મેરીટ લીસ્ટ બહાર પડવાના શરૂ થઈ ગ યા છ

રસાયણ વિજ્ઞાનનું પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કરાયું છે

કોમનું મેરીટ લીસ્ટ જાહેર કરાશે આ ઉપરાંત અન્ય અભ્યાસક્રમના પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કર વાની આખો પ્રક્રિયા એકાદ સપ્તાહમાં સંપન્ન થવાની ધારણા છે

જેમાં લાકડીયા હાઈસ્કલ ના શિક્ષક જસ્મીન કોરીયાની ગણિત વિષયના તજજ્ઞ તરીકે પસંદગી કરાઈ હતી

હાલમાં દેશભરની ટપાલ કચેરીઓમાં ઓનલાઈન ટ્રાન્ઝેકશનની કામગીરો માટે સોફટવેર વિકસાવાઈ રહયું છે જે અંતર્ગત કચ્છમાં પણ આ કામગીરી અંગેનું આયોજન ઘડાઈ રહયું છે

અને બપોરના ભાગે તાપ સાથે ઉકળાટ નું પ્રમાણ વધ્યું છે જયારે વરસાદ વરસવા માટે જરૂરી ભેજનું પ્રમાણ ઘટયું છે ત્યારે મેઘસવારીની કાગ ડોળે રાહ જોતા જિલ્લા નિવાસીઓને હજી સાવત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે તવો વર્તારો હવામા ન વિભાગે આપ્યો છ